આ અગાઉ પ્રધાનમંત્રીએ દેશના તબીબો અને દવા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો આશુ તોષ અંતાણી મોદી તબીબો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ટોયના તબીબો તથા દવા કંપનીઓના વડા સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ગઈકાલે સંવાદ કર્યો તેમણે નાના શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં કોવીડનો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને સંબંધિત વિસ્તારોમાં રસી તથા આરોગ્ય સંભાળની પ્રવૃતિઓને કેન્દ્રમાં રાખવા પ્રયાસો વધારવાની અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ નાના શહેરી ગામોમાં વસતા તબીબો સાથે સંપર્ક કરીને તેમને ઓનલાઈન સલાફ માર્ગદર્શન આપવા ટોચના તબીબોને સુ ચન કર્યુ હતું આશુ તોષ અંતાણી કચ્છ રાજયમંત્રી કોવિડ સમીક્ષા રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં નખત્રાણા પ્રાંત કચેરી ખાતે નખત્રાણા અબડાસા તેમજ લખપત તાલુકાની કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ હતી આ અવસરે રાજયમંત્રીશ્રીએ ત્રણેય તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ પાસેથી કોરોના ટેસ્ટીંગ કીટની વ્યવસ્થા તેમજ સ્થિતિની જરૂરી વિગતો મેળવી તે અંગે સૂ યનો પણ કર્યા હતા તેમજ જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવા સી ડી એચ ઓ ને સૂ ચન કર્યુ હતું રાજ્યમંત્રીશ્રીએ ત્રણેય તાલુ કાઓમાં બેડ તેમજ ઓકિસજનની સંખ્યા તેમજ વ્યવસ્થા કરી શકાય તે અંગે સૂ ચનો માંગ્યા હતા જે અંગે નખત્રાણા ટી એચ ઓ તેમજ પ્રાંત અધિકારી લખપત ટી એચ ઓ અને નલીયા ટી

ઓ એ જરૂરી માહિતી આપવા સાથે સુ યનો કર્યા હતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ત્રણેય તાલુકાના કુલ પીએચ સી

જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ દ્રારા આ વિષય ઉપર સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે એ હકીકતને ધ્યાનમાં રાખીને સકારાત્કમક દિશામાં આગળ વધવા માર્ગદર્શન અપાયુ છે

તેમણે વધુ માં જણાવ્યુ હતું કે વર્તમાનમાં જીવવુ પડશે ભુતકાળ અને ભવિષ્ય વિષે વધુ પડતુ વિયારવુ ન જોઈએ ઉપરાંત ધ્યાન અને થોગને દિનચર્યાનો ભાગ બનાવવાથી તણાવ સ્ટ્રેશ નિયંત્રણમાં રહેશે સાથે સાથે કોરોના અંગેની તમામ માર્ગદર્શિકાઓનું યુસ્તપણે પાલનકરવુ અનિવાર્ય છે

જો કે એમ્બ્યુલન્સ્માં સવાર દર્દી અને સગાનો હળવી ઈજાઓ સાથે બચાવ થયો હતો

જીલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાના મળતા સમાચારો વચ્ચે આજે સવારથી જીલ્લાભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુ પ છાંવનો માહોલ સર્જાયેલો રહ્યો છે દરમ્યાન પુર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ખાંડેક ગામથી અમારા સમાચાર મિત્ર કરમશીભાઈ માલીએ ફોનથી આકાશવાણીને માહિતી આપતા જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલાસવા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા આ ઉપરાંત અંજાર વિસ્તારમાં પણ કરા અને પવન સાથે વરસાદ થયો હોવાના સમાચાર મળ્યા છે તો ભુજ તાલુકાના ખેંગારપરલોડાઈ ધ્રંગ વિસ્તારમાં પણ બપોર બાદ ભારે પવન સાથે વરસાદના સમાચાર મળી રહ્યા છે